પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના સાતત્યપૂર્ણ વિકાસમાં માને છે

બનાવ્યા હોવા છતાં ઘણા આતંકવાદી સંગઠનોને વિશ્વમાં ધણા સ્થળોએ સમર્થન મળી રહ્યું છે

મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજુ કરશે

ભારત પેરીસ સમજૂતીના ધારાધોરણીનું પાલન કરનાર કેટલાક દેશોના જૂથમાં સ્થાન ધરાવે છે

સંરક્ષિત વન્યજીવોના અભ્યારણ્થો પૈકી કેટલાકની સરહદ બીજા દેશ સાથે જોડાયેલી હોવાથી વન્યજીવોના રક્ષણ ક્ષેત્રે બધા દેશોએ સાથે મળીને પ્રયાસ કરવા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભાર મૂક્યો હતો

પત્રમાં સંબંધિતોએ આવા દેખાવોની ગંભીર નોંધ લઇને દેશની લોકતાંત્રિક સંસ્થાઓના રક્ષણ માટે ધારાઓનો વિરોધ યલાવનાર જવાબદારો સામે કડક પગલા લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે

તેમણે કહ્યું છે કે આ કાયદા વિરોધી ઝુંબેશના લીધે થયેલા હિંસક દેખાવોમાં જાહેર અને ખાનગી મિલ્કતોને નુકસાન થયું છે

ભારતની તેમની પ્રથમ મુલાકાતમાં તેમના પત્નિ મેલાનીયા ટ્રમ્પ તેમની સાથે રહેશે સત્તાવાર યાદી મુજબ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી અને ગુજરાતની મુલાકાત લેશે તથા ભારતીય લોકો સાથે સંવાદ પણ કરશે શ્રી ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની આ મુલાકાત થી ભારત અને અમેરીકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં તેમણે કહ્યું છે કે ભારત અને અમેરીકા લોકશાહી વ્યવસ્થા અને બહુવિધતામાં વિશ્વાસ ધરાવે છે અને બંને દેશો વચ્ચેની મૈત્રીનો લાભ સમગ્ર વિશ્વને થવાનો છે

તેમણે કહ્યું છે કે દ્વિપક્ષીય વેપાર હોય કે અવકાશમાં સલામતી અથવા ભારત પ્રશાંત વિસ્તારની શાંતિ અને સલામતી જાળવવાની હોય ભારત અને અમેરીકા વચ્ચે આ બધા જ ક્ષેત્રોમાં વાસ્તવિક પ્રગતિ કરવાની એક નવી તક મળી રહી છે

મુખ્ય યૂંટણી અધિકારી શૈલેન્દ્રકુમારે પેટા ચૂંટણીના પહેલા તબક્કા માટેનું જાહેરનામું ગયા શનિવારે બહાર પાડયું હતું

એવી જ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી તેમને નાણા પણ મળી રહ્યા છે

મનો એપ ઓપન મંચ અથવા માઇ જી ઓ

સંસ્થાએ જણાવ્યું છે કે ચીન સિવાય આ રોગની અસર મર્યાદિત પ્રમાણમાં અન્ય દેશોમાં થઇ છે

આ અહેવાલમાં જે ભાષા તાજેતરના ઇતિહાસમાં લુપ્ત થઇ હોય તેની પણ નોંધ લેવાય છે